ક્રાઇસ્ટસર્ચ ફેગલે ઓવલ ખાતે રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેયમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી

આ સંગઠનો લધુ નાના અને ભુમિફીન ખેડુતોને એક કરવામાં મદદરૂપ બનશે જેથી ટેકનોલોજી ઉત્કૃષ્ઠ બીજ ખાતર અને કીટનાશકો સહિત જરૂરી નાણાંકીથ સાધનોની કમી જેવા મુદ્રા સામુહીક રૂપે નિવારી શકાય નવી દિલ્હીમાં પત્રકારોની સાથેની વાતયીતમાં ક્રષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખેડુત ઉત્પાદન સંગઠન ખેડુતોના જીવનમાં ક્રાંતીકારી સુધારા કરશે શ્રી તોમરે કહ્યું કે પ્રધાનમંત્રી આ પ્રસંગે વિવિધ રાજ્યના ખેડ઼તોને કિસાન ક્રેડીટ કાર્ડ પણ આપશે

તેના અનુસંધાને બુંદેલખંડ એકસપ્રેસ વે બાંધવામાં આવી રહ્યો છે આ એકસપ્રેસ વે નું નિર્માણ રાજ્ય સરકાર કરી રહ્ઠી છે અને આ ચિત્રકુટ બાંદા ફમીરપુર અને જાલૌન જીલ્લામાંથી પસાર થશે જેનાથી બુંદેલખંડ પ્રદેશ આગ્રા લખનૌ એકસપ્રેસ વે અને થમુના એકસપ્રેસ વે ની સાથે દિલ્ફી સાથે જોડાશે જેનાથી બુંદેલ ખંડના વિકાસમાં વેગ આવશે

ભારતે ઘણા પ્રકારના સંરક્ષણ સાધનોની મોટી સંખ્યામાં જરૂર છે જેમાં જમીની પ્રણાલીઓ જહાજો અને સબમરીન તેમજ એરક્રાફટ હેલીકોપ્ટર શસ્ત્રો લડાખુ વિમાન અને સેન્સર સુધીનો સમાવેશ થાય છે

કેન્દ્ર સરકારે આ કોરીડોરમાં છ નોડની ઓળખ થશે જેમાં લખનૌ ઝાંસી ચિત્રકુટ અલીગઢ કાનપુર અને આગ્રા સામેલ છે

સ્ટાફ સિલેકશન કમિશનના ચેરમેન બ્રજ રાજ શર્મા ગઇકાલે કેન્દ્રિય મંત્રી ડોકટર જીતેન્દ્ર સિંઘને મળ્યા હતા અને તેમને માહિતગાર કર્યા હતા કે બંને ગેઝેટેડ અને નોન ગેઝેટેડ પદ ઉપરાંત નોન ટેકનીકલ માટે તબકકાવાર ભરતી કરવામાં આવશે

રામમંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયા આરંભ કરવા અચોધ્યાની પોતાની પ્રસ્તાવિત યાત્રાના એક દિવસ અગાઉ તેમણે યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી સરકારના વરિષ્ઠ અધિકારીએ શ્રી મિશ્રાની મુખ્યમંત્રી સાથેની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી તેમણે કહ્યું કે શ્રી મિશ્રા આજે અયોધ્યા જશે

બેઠકમાં પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા હતા

હાલ જમ્મુ શ્રીનગર કઠુઆ રાજૌરી અને ડોડા જીલ્લામાં અમૃત કેન્દ્રો ચાલુ જ છે

આ કેન્દ્રો ઉપરથી ત્રણ કરોડ પંચાણુ લાખ રૂપિયાની દવાનું સસ્તા ભાવે વેયાણ થયું છે

દિલ્હી પોલીસે ત્રણેય આરોપી સામે ગયા વર્ષે જાન્યુઆરીમાં આરોપનામું દાખલ કર્યુ હતું

અગાઉ દિલ્ફી પોલીસે આ કેસમાં વધુ કાર્યવાહી માટે દિલ્ફી સરકાર પાસે મંજુરી આપી હતી

તેમણે કહયું કે જો તાલીબાન અને અફધાનીસ્તાન સરકાર પોતાના વાયદા પર કાયમ રહે તો તેમનું ભવિષ્ય વધુ સારૂ થઇ શકે છે અફધાનીસ્તાનમાં યુધ્ધની સમાપ્તિ સિવાય અમેરીકી સૈનિકોની સ્વદેશ પરત ફરી શકે છે શ્રી ટ્રમ્પે એક નિવેદનમાં કહયું છે કે વિદેશ મંત્રી માઇક પોમ્પીઓ તાલીબાનમાં પ્રતીનિધિઓ સાથે સમજુતી કરાર પર ફસ્તાક્ષર કરશે સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર અફઘાનીસ્તાન સરકાર સાથે સંયુકત ઘોષણાપત્ર બહાર પાડશે

શ્રી પીટર્સ અને ન્યૂઝીલેન્ડના વ્યાપાર અને નિકાસ મંત્રી ડેવિડ પાર્કર ગઇકાલે મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ભારત ન્યૂઝીલેન્ડ ફોર ઓલ સેશનના અધ્યક્ષપદે હતા શ્રી પાર્કરે કહ્યું ન્યૂઝીલેન્ડ દેશ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યો છે અને તેમની પાસે નિષ્ણાંતોની જાણકારી છે

આ છ દેશોમાં સંયુકત આરબ અમીરાત સાઉદી અરેબીયા બહરીન કુવૈત ઓમાન અને કતારનો સમાવેશ થાય છે

ઇરાકે રાજધાની બગદાદમાં ગઇ કાલે નોવેલ કોરોના વાયરસના એક કેસની જાણકારી ાપી છે આ સાથે ઇરાકમાં કોરોના વાથરસથી પીડીત લોકોની સંખ્યા વધીને આઠ થઇ છે

મેકસીકો આરોગ્ય મંત્રાલય ધ્વારા દેશમાં કોરોના વાયરસના બે કેસ નોંધાયા હોવાનું જણાવાયું છે ઇટલીથી પાછા ફરેલા બે લોકોના ટેસ્ટ પોઝીટીવ છે

આઇસલેન્ડમાં પણ કોરોના વાયરસ ફેલાયો છે

ભારતે આ દેશોમાં આગામી મહિને આથોજીત શુટીંગ વર્લ્ડ કપમાં ભાગ નહી લેવાનો નિર્ણય કર્યો છે

ન્યુઝીલેન્ડે એઝાજ પટેલની જગ્યાએ નેઇલ વેગનરને સ્થાન આપ્યુ છે